મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારપૂર્વક સ્પષ્ટતા કરી છે કે કોરોના કેસમાં ઉછાળો નોંધાયો હોવા છતાં લોકડાઉન જાહેર કરવાનો કોઈ પ્રસ્તાવ નથી એટલે લોકો જરાય ભયભીત બને નહીં તેમણે ઉમેર્થું હતું કે કોવિડ હોસ્પિટલમાં પથારીની સંખ્યા વધારવાનો નિર્ણય લેવાઈ ગયો છે અને સારવારમાં ક્યાય તકલીફ ઊભી થાય નહીં તેનું તંત્ર ખાસ ધ્યાન રાખશે કોરોનાનું ટેસ્ટિંગ ટ્રેસિંગ અને વેક્સિનેશનનું પ્રમાણ નોંધપાત્ર સ્તરે વધારવાનો નિર્ધાર વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું હતું કે લોકો સ્વયંશિસ્તનું પાલન કરે અને ભીડભાડથી દૂર રહે કોરોના સંક્રમણનો ફેલાવો રોકવા માટે ગામ શહેરમાં લોકો અગમચેતીનું પાલન કરતાં થયા હોવાના દાખલા બહાર આવી રહ્યા છે

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જિમ તથા સ્વિમિંગ પુલ બંધ રાખવા નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળેલી તાકીદની બેઠકમાં શાળા કોલેજો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે આ નિર્ણયોની જાહેરાત કરતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યની તમામ જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓને આ નિર્ણય લાગુ પડશે યુનિવર્સિટીઓ દ્વારા નવેસરથી સમયપત્રક જાહેર કરશે

જી

રાજ્ય વિધાનસભામાં ગૃહવિભાગની અંદાજપત્રીય માગણી પરની ચર્ચામાં ભાગ લેતા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ મુજબ જણાવ્યું હતું

આ પ્રસંગે તેમણે લક્ષ્ય મૂક્યું હતું કે ગુજરાતના ખેડૂતને નિકાસ વડે ડોલર કમાતો કરવો છે જેમાં નાબાર્ડ સહકાર આપે

ભારતે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ઉપર રમાયેલી ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચોની શ્રેણીની ચોથી મેચમાં ઈંગ્લેન્ડને આઠ રનથી પરાજય આપ્યો છે

ભારતનાં શાર્દુલ ઠાકુરે ત્રણ હાર્દિક પંડ્યા અને રાહુલ ચહેરે બે બે વિકેટ ઝડપી હતી આ વિજય સાથે ભારતે પાંચ ટ્વેન્ટી ટ્વેન્ટી મેયોની શ્રેણીમાં બે બે થી બરાબરી સાધી છે આવતીકાલે રમનારી શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ રમાકસીભરી બની રહેશે રાજ્યના છોટા ઉદેપુર સાબરકાંઠા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગઇકાલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના ડાંગ દાહોદ છોટા ઉદેપુર અને તાપી જિલ્લાઓમાં વીજ ચમકારા સાથે માવઠં પાડવાની આગાહી કરી છે આ અંગે વધુ માહિતી આપતા હવામાન ખાતાના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ આ મુજબ જણાવ્યું હતું

કેન્દ્ર સરકારના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ વિભાગ અંતર્ગત ખાસ પ્રોજેક્ટ હેઠળ ચાર રાજ્યોના વિદ્યાર્થીઓ વેરાવળ ખાતે દરિયાઈ માછલીઓ તેમજ જીવ સૃષ્ટિ અંગે પ્રશિક્ષણ માટે શૈક્ષણિક પ્રવાસે આવી પહોંચ્યા છે